યોગ દ્વારા થતા લાભો અંગે લોકોમાં જાગૃતી કેળવવા યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે

રાષ્ટ્રીય સ્તરનો મુખ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની ઉપસ્થિતીમાં ઝારખંડમાં રાંચી ખાતે યોજાઈ રહયો છે આ પસંગે પ્રધાનમત્રોશ્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની શુભેચ્છા આપતા જણાવ્યું હત કે યોગ અનુશાસન છે

યોગ શારિરીક રોગોન નિરાકરણ છે

વિવિધ ધર્મ સંપ્રદાયના અંદાજે એક હજાર જેટલા સાધુ મહંતો પણ આ યોગ સાધનામાં જોડાશે

ડી વરસાણી કુમાર વિદ્યાલયના રમત ગમત સંકુલ ખાતે રમતગમત યુવા અને સાંસ્ક્રતિક પ્રવ્રતિઓ વિભા ગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દવારા કરાયું છે

આ ઉજવણીમાં જોડાવા જિલ્લા કલેક ટર રેમ્યા મોહન અન જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ લોકોને અનુરોધ કર્યો છે

જેમાં ભુજ ખાતેની ઓલ્ફેડ હાઈસ્કુલ સંસ્કાર સ્કુલ સ્વામિ નારાયણ કન્યા વિધાલય મિરજાપર અનુ સ્વામીનારાયણ સંસ્કારનગર ખાતે આયોજન કરાયું છે આ ઉ પરાંત દરેક તાલુકા કક્ષાએ બે સ્થળે યોગ કરાવશે

ચંદીગઢમાં આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ પુરસ્કારો આપવાની જાહેરાત કરી હતી

કલ્પના શાહ અવસાન ગાંધીધામ વિસ્તારના જુની પેઢીના પત્રકાર અને સામાજિક અગ્રણો નિર્મલ વાસવાણીનં ગઈકાલે અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે અવસાન થયુ છે

તેમણે અંગજી પત્રકારત્વ ક્ષેત્રે મહત્વન યોગદાન કર્યું હતું ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ અને સિંધોલોજી ઈન્સ્ટીટયુટના તેઓ પ્રમુખ રહયા હતા